એટલુ જ નહિ પરંતુ આવા આર્થિક અપરાધીઓના કિસ્સામાં નાકરા પગલા લઇ શકાય તે હેતુથી આવકવેરા તંત્ર નવા કાળા નાણા વિરોધી કાયદાની મદદ લેવાની કવાયત પણ કરી રહ્યું છે તેવું સુત્રોએ જણાવ્યું છે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ઓછા વરસાદના પગલે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે ત્યારે અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પાક ઉત્પાદન પેટે સહાય આપવાનો પણ અગત્યનો નિર્ણય કરાયો છે

થી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે

જીલ્લાપંચાયતની પશુપાલન શાખા સઘન પશુ સારવાર અને કૃત્રિમ બીજદાન કામગીરી હેઠળ હંગામી સાફ વાહન દવા ખરીદી અને નીભાવણીનું કામ જીલ્લા આયોજન કચેરી દ્વારા મંજુર કરાયું હતું

ની પ્રથમ તબકકાની પરીક્ષાનો સોમવારથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે પ્રથમ દિવસે એક પણ કોપીકેસ નોંધાયો ન હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું હતું